પી

એસ ટી ની ઘટેલી આવક સરભર કરવા કેન્દ્ર દ્વારા અપાયભા બાપૈકી શ્રાષ્ઠ વિકલ્પ ગુજરાત પસંદ કરશ ૈ અમદાવાદ પોલિસ જાહેર શાંતિ સલામતી માટે હથિયાર અન સભા સરઘસબંધી ફરમાવી ે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો સહ્સ્ત્ર નવચંડી હવન શરૂ થતાં માઈ ભક્તોન વપ્ત કાસ્ટિંગ વડે લાભ અપાયો

દુર્ભાગ્યવશ આ વિષયન જરૂરી ધ્યાન ન મળી શક્યું

પી

એસ ટી વસૂલાત પડેલી ઘટ સરભર કરવા માટે જી એસ ટી

આ અંગાજિલ્લા વિકાસ અધિકારી મીહીર પટેલ વધુ માહીતી આપી હતી

વિનોદ રાવ આજે લુણાવાડાની જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ તબીબી સારવાર સુવિધાઓની યકાસણી ઉપરાંત કોરોના દર્દીઓ સાથ સંવાદ કર્યો હતો

ઈડર તાલુકાનાં આર એફ ઓ ગોપાલભાઈ પટેલન ઈડર તાલુકાનાં નવારેવાસ મક્ષણ તમ્રાજ ઈસરવાડા ગામમાંથી અજગર દેખાયાના ફોન આવતાં તુરંત જ વનરક્ષકોન મોકલી ત્રણ અજગરોના રેસ્ક્યુ કરી પકડી લીધા હતાં